આંધ્રપ્રદેશના ગુન્તુરમાં પ્રધાનમંત્રી ભારતીય વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત લીમીટેડ આઇ એસ પી આર એલ

તેઓ તમિલનાડુમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના નવા ટર્મીનલ અને ઇ

શ્રી નરેન્દ્ર મોદી ચેન્નાઇ વિમાનમથકના આધુનિકીકરણ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે કર્ણાટકમાં ધારવાડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઇ

નો શિલાન્યાસ કરશે

રાજય સરકારે જણાવ્યું છે કે રાજયમાં ખાઘચીજ વસ્તુઓનો વેપાર કરતાં તમામ વેપારીઓ હવેથી દુકાન લારી ગલ્લા રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહી ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે

આથી કોઇપણ પ્રકારે ખુલ્લો ખોરાક વેચનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરતીબેન ભદ્દ યુટણી પંચ ચૂંટણીપંચે મતદાર ચકાસણી અને માહિતી કાર્યક્રમ વીવીઆઈપીનો આરંભ કર્યો છે જેનાથી આવનારી સામાન્ય ચૂંટણીઓમાં મતદારોના નામની ચકાસણી નવી નોંધણીઓ મતદાતા ઓળખપત્રના ફેરફાર કે સુધારાઓ થઈ શકશે

નવી દિલ્હીમાં સામાન્ય ચ્રૂંટણી માટે માહિતી અને સંચાર ટેકનોલોજી પરની બે દિવસીય તાલીમ તથા કાર્યશાળા દરમિયાન આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ કહ્યું કે આ ટેકનોલોજી ખરેખર ધરમૂળથી ફેરફાર કરનારી રહેશે

જે દરખાસ્ત નામંજુર થઈ છે જેથી બદલીવાળા શિક્ષકોને બદલીવાળી શાળામાં ફાજર થવા ફરજની જગ્યાએથી તાત્કાલિક અસરથી છુટા કરવા જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી આદેશ કરવામાં આવ્યો હતો

એસ

આઈ સી ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી ઉલટ તપાસ કરશે સુત્રોની માહિતી અનુસાર અત્યાર સુધી સરફદ થી પકડાતી પાકિસ્તાની બોટ અંત્યંત ગંભીર ફાલતમાં મળતી ફતી પણ ફાલમાં વ્યાનવારી સરફદ મળેલ બોટ સારી સ્થિતિવાળી ફોવા સાથે તેની કિંમત લાખોમાં ગણી શકાય તેમ છે બંન્ને આરોપીઓની પુછપરછ પછી અનેક માહિતી જાણી શકાશે

એસ મલીકે આપી ફતી વધુ વિગતો મુજબ ગઈકાલે જિલ્લાના કોટેશ્વર ખાતે જે ટી પાસે નિર્માણ પામેલ આધુનિક સુવિધાથી સજ્જ કેમ્પનું ઉદઘાટન કર્યુ હતું શ્રી મલીકે જણાવ્યુ હતું કે જવાનોને સરહૃદ પર સતત સાવધાનની સ્થિતિમાં રહેવુ પડે છે ત્યારે તેમના આરામના સમયે જો તેમને સારી સુવિધા મળતી જોય તો તે જવાનોનું મનોબળ વધારે છે

પ્લાન્ટનું લોકાર્પણ કર્યું ફતું

પ્લાન્ટ જેટી પર આવતા માછીમારો અને યાત્રિકો માટે ઉપયોગી બની રહેશે

નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલ પાસે ધારાસભ્ય ડો નીમાબેન આયાર્યે કરેલી રજુઆત બાદ આ નિર્ણય લેવાયો છે